આ જીતના ઉપલક્ષમાં દેશભરમાં આજે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવાઇ રહ્યો છે આ સંદર્ભે આખા વર્ષ દરમિયાન દેશમાં વિભિન્ન સ્થાનો પર વિજય સમારોહનું આયોજન કરાશે શ્રી મોદીએ આજે સવારે યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને યુદ્ધ સ્મારકની અમર જવાન જ્યોતથી યાર સ્વર્ણિમ વિજય મશાલ પ્રશ્વલિત કરી આ મશાલો સેનાના વિશેષ વાહનો દ્વારા પરમવીર ચક્ર અને મહાવીર ચક્રથી સન્માનિત યોદ્વાના ગામ સહિત દેશના વિભિન્ન ભાગોમાં લઈ જવાશે યુદ્ધ સ્થળો તથા શહીદોના ગામની માટી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે લવાશે આ અવસરે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે સ્વર્ણિમ વિજય વર્ષના સ્મૃતિ ચિન્હનું અનાવરણ કર્યું શ્રી સિંહે ટ્વીટ સંદેશમાં કહ્યું કે ભારતીય સૈનિકોએ આ યુદ્ધમાં વીરતાનું નવું અધ્યાય લખ્યું હતું તેમણે કહ્યું કે સૈનિકોનું બલિદાન પ્રત્યેક ભારતીયને પ્રેરણા આપતું રહેશે અને રાષ્ટ્ર હંમેશાં તેમને સન્માન સાથે યાદ રાખશે મુખ્યમંત્રી જમીન એક્ટ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં સરકારી ખેડૂતોની ખાનગી વ્યક્તિઓની અને ટ્રસ્ટની જમીન ઉપર ગેરકાયદેસર કબજો કરી પચાવી પાડનારા ભૂમાફિયા સામે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટનો કડક અમલ કરવાનું જાહેર કર્યું છે

રાજ્યના એકપણ ખેડૂતની કિંમતી જમીન કોઇ ભૂમાફિયો પયાવી ન પાડે તેવા હેતુથી તથા આવા ગુનેગારો ભૂમાફિયાઓની શાન ઠેકાણે લાવવા તેમજ તેમને કડક પાઠ ભણાવવાના મક્કમ ઇરાદા સાથે રાજ્ય સરકારે ક્રિમિનલ કાયદો અમલી બનાવવાનું સુનિશ્ચિત કર્યુ છે હવે આ કાયદાની કડક શિક્ષાત્મક જોગવાઇઓને લીઘે કિંમતી જમીનો પયાવી પાડવાની બનતી ગંભીર ઘટનાઓ પર રોક લાગશે અને ભૂમાફિયાઓ આવી ગુનાહિત પ્રવૃત્તિઓ આચરતા ફફડશે આ કાયદા હેઠળ ગુનેગારોને દોષિત ઠરેથી ઓછામાં ઓછી દસ વર્ષ અને વધુમાં વધુ ચૌદ વર્ષ સુધીની કેદ તેમજ મિલકતોની જંત્રીની કિંમત સુધીના દંડને પાત્ર રહેશે ધ ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટના અમલની મહત્વપૂર્ણ જોગવાઇઓ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે કોઇ લે ભાગુ તત્વો કોઇની જમીનમાં ખોટી ફરિયાદ કરીને તેનું ટાઇટલ બગાડવાની પ્રવૃત્તિ ન કરે તે માટે આ કાયદા મુજબ અન્વયે મળતી ફરિયાદોની સર્વાંગી ચકાસણી માટે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવી છે એક વિશેષ જોગવાઇ એવી પણ કરવામાં આવી છે કે સરકારી જમીન પયાવી પાડવાના કે ગેરકાયદેસર કબજો કરવાના કિસ્સામાં કે કોઇ માથાભારે તત્વોના કિસ્સામાં જિલ્લા કલેકટરને અને રાજ્ય સરકારને આપમેળે સુઓમોટો પગલાં લેવાની સત્તા આપવામાં આવી છે

આવી જમીન હડપ કરવાના કેસોની ઝડપી સૂનાવણી થાય તેમજ ભૂમાફિયાઓને કડક સજા થાય તે માટે વિશેષ કોર્ટની પણ રચના કરવાનો નિર્ણય કર્યો છે

ભૂમાફિયાઓ સામે લેન્ડ ગ્રેબીંગ પ્રોબહિબીશન એક્ટ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ આ મુજબ પ્રતિભાવ આપ્યો

ખેડૂતો એમ પણ માની રહ્યા છે કે જે આંદોલન ચાલી રહ્યું છે તે વ્યાજબી નથી તેઓ સરકારના સમર્થનમાં છે